રાષ્ટ્રીયકક્ષાની ઊર્જા પરિષદનો આજથી કેવડીયા ખાતે પ્રારંભ થશે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે દેશના તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઊર્જા મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી આ કોન્ફરન્સમાં ભાગ લેશે જેનું ઊદઘાટન કેન્દ્રીયમંત્રી આર

સ્વચ્છ ઊર્જા ઉત્પાદનને વેગ આપવા ઊપર આ કોન્ફરન્સમાં ખાસ ચિંતન થવાનું છે સાથોસાથ વીજઉદ્યોગને સ્પર્શતી આર્થિક તથા ટેકનિકલ બાબતો ઊપર પણ ચર્ચા થશેં વીજળીના ઉત્પાદન અને વિતરણમાં ગુજરાતે હાંસલ કરેલી સફળતા ઊપર અહીં ખાસ પ્રેઝન્ટેશન શ્રી પટેલ કરવાના છે

ઉપરાંત ટ્રાન્સમિશન થર્મલ એનર્જી કન્ઝરર્વેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિતના વિષયોનો ઉર્જા ક્ષેત્રે કઈ રીતે ઉપયોગ થઈ શકે છે તે અંગે પણ ચર્ચાવિયારણા કરાશે ગુજરાતના છ જિલ્લાઓમાં આજે દેશની સૌથી મોટી કેમિકલ ડિઝાસ્ટર એક્સસાઇઝ યોજાશે જેમાં અમદાવાદ જામનગર ભરૂચ વડોદરા સુરત વલસાડ જિલ્લાની પસંદગી કરાઈ છે જીએસડીએમએના સીઈઓ શ્રી અનુરાધા મલે આજની આ કેમિકલ ડિઝાસ્ટર એક્સસાઇઝ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે ભૂકંપ સમયે રસાયણ કંપનીઓને નુકસાન થાય તો માનવજાતને બચાવવા તેમજ માલ મિલકતને થતું નુકસાન ઘટાડવા કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તે આ હેતુથી રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સાઇઝ યોજાશે આ પ્રકારના અભ્યાસમાં સમગ્ર જિલ્લા તંત્ર એનડીઆરએફ ફાયર સ્થાનિક લોકો અને માધ્યમોનો સહયોગ લેવામાં આવશે સમગ્ર એક્સાઇઝનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મોનીટરીંગ કરવામાં આવશે અને એક્સાઇઝ પૂર્ણ થયા બાદ સંબંધિત જિલ્લાઓ પાસેથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ મંગાવવામાં આવશે આજની આ કેમીકલ ડિઝાસ્ટર એક્સસાંઇઝના ભાગરૂપે ગઇકાલે ગાંધીનગર ખાતે સંબંધિત જિલ્લા કલેક્ટોર સાથે વીડિયો કોન્ફન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી

અમદાવાદ બારેજા સાણંદ છારોડી વટવા ઓખા સહિતની રસાયણ કંપનીઓમાં આ અભ્યાસ કરાશે જ્યારે સુરતમાં હજીરા ભરૂચમાં અંકલેશ્વર દહેજ હાંસોટ ખાતેની રસાયણ કંપનીઓમાં આ અભ્યાસ કરાશે જામનગરમાં સિક્કા ખાતેની રસાયણ કંપનીઓમાં આ અભ્યાસ કરાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે સેવાસેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાનો પ્રારંભ દાહોદના અંતેલા ગામથી કરાવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતું કે સેવાસેતુ કાર્યક્રમનો કેમ્પ યોજાવાથી અરજદારને કચેરીના ધક્કા ખાવા પડતા નથી કે વચેટીયા પાસે ખર્ચ કરવો પડતો નથી તેમણે ઊમેર્યુ હતું કે ગરીબ વંચિત પિડિત તથા દલિતને ઘરબેઠા પોતાનું કામ સરકાર કરી આપતી હોવાનો અનુભવ સેવાસેતુ હેઠળ થાય છે

આ કેમ્પમાં મળનાર સેવાઓમાં રાશનકાર્ડની અરજી આવકના દાખલા આધારકાર્ડ મા વાત્સલ્ય કાર્ડ વરિષ્ઠ નાગરિક પ્રમાણ પત્ર વિધવા સહાય દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા એપ્રેન્ટિસ યોજનાની અરજી જેવી બાબતોનો સમાવેશ થાય છે

કોંગ્રેસ વરિષ્ઠ નેતા રાહ્રલ ગાંધી બદનક્સી કેસમાં આજે અમદાવાદ કોર્ટ સમક્ષ હાજર થશે કોર્ટ કાર્યવાહી અગાઉ તેઓ કોંગ્રેસ પ્રદેશ એકમના નેતા ધારાસભ્યો સાથે બેઠક યોજી સંગઠનને મજબૂત કરવાની દિશામાં ચર્ચા વિચારણા કરશે ત્યારબાદ બપોર ત્રણ વાગ્યાની આસપાસ તેઓ મિરઝાપુર કોર્ટમાં હાજર થશે ઉલ્લેખનીય છે કે શ્રી ગાંધી ગઇકાલે બદનક્ષી કેસમાં સુરતની અદાલતમાં હાજર રહ્યા હતા જો કે તેમણે કોઇ ગુનાહિત નિવેદન કર્યું હોવાની બાબત નકારી કાઢી હતી તેમના એડવોકેટ કીરીટ પાનવાલાએ તેમના વતી રજૂઆત કરી હતી અને આગામી સુનાવણીમાં હાજરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી અદાલતે તેમની રજૂઆત અંગે વધુ સુનાવણી દસમી ડિસેમ્બરે રાખી છે અરજદાર અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના એડવોકેટે તેમની રજૂઆતનો વિરોધ કર્યો હતો

રાજ્ય સરકારે બોર્ડ ઓફ નોમિનીઓની બધી જ ખાલી જગ્યાઓ ભરવા કાર્યવાહી હાથ ધરી છે અને ગઇકાલે અમદાવાદ રાજકોટ તથા નડિયાદ ખાતે ત્રણ નોમિનીઓની નિમણૂંક કરવામાં આવી છે એવી જ રીતે યાર નોમિનીઓની નિમણૂંકની કાર્યવાહી અંગે વિયારણા યાલી રહી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મંજૂર કરાયેલા નોમિનીઓના પંદર પદ પૈકી અમદાવાદ અને સુરતના નોમિનીએ ફરજ બજાવી રહ્યા છે રાજ્ય સહકારી મંડળીઓના રજીસ્ટ્રારની યાદીમાં રાજ્યમાં નોમિનીઓની નિમણૂંકના મુદ્દે આજની સૂચિત હડતાળ ઉપર નહીં જવાની અપીલ કરાઈ છે કેન્દ્રીય વિદ્યાલય વિરમ ગામના નવનિર્મિત વિદ્યાલય ભવનને આજે કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલ નિશંક વીડિયો કોન્ફરિસિંગના માધ્યમથી ખુલ્લું મુકશે

ગુજરાતની દિકરીઓને આત્મરક્ષણની તાલીમ આપવા માટે કવચ કાર્યક્રમનો ગઇકાલથી શુભારંભ થયો છે ગુજરાત મહિલા આયોગના વડા શ્રીમતી લીલાબેન આંકોલીયાએ ગાંધીનગરથી કવચ કાર્યક્રમને અમલમાં મુકતા હવે કન્યાકેળવણીમાં આત્મરક્ષણની સમજ અને તાલીમનો ઊમેરો થયો છે આ પ્રસંગે શ્રીમતી આંકોલીયાએ જણાવ્યું હતું કે રૂપાણી સરકારે સુરક્ષિત દિકરી સુરક્ષિત ગુજરાત જેવો મંત્ર સાકાર કરવા કવચ કાર્યક્રમ જેવો નવતર પ્રયોગ હાથ ધર્યો છે તેમણે ઊમેર્યુ હતું કે રાજ્યની તમામ શાળામાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની યુક્તિપ્રયુક્તિ શીખવવાની વ્યવસ્થા તબકકાવાર થવાની છે દિકરીઓને સુરક્ષિત સ્પર્શ તથા અસુરક્ષિત સ્પર્શ ઓળખવાની સમજણ પણ આ કાર્યક્રમ હેઠળ એનાયત થવાની છે આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે તે નિમિત્તે જાણીતા મહિલા ઉદ્યોગસાહસિક રૂઝાન ખંબાતા દ્વારા શરૂ કરાચેલા વાજરા ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આજે અમદાવાદમાં બેટી બચાવ બેટી પઢાઓ અને ફીટ ઇન્ડિયા અભિયાન અંગે જાગૃતિ કેળવવા બે નવા વિશ્વ રેકોર્ડ સ્થાપવાના પ્રયાસ કરાશે સરખેજમાં આજે સવારે યોજાનારા આ કાર્યક્રમમાં સૌથી વધુ લોકો દ્વારા એક સાથે જમ્પીંગ જેક્સ કરવામાં આવશે અને સૌથી વધુ લોકો એક સાથે ફિટ ડ્રિંક પીશે એમ બે નવા વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરાશે આ કાર્યક્રમમાં શાળા કોલેજોના વિદ્યાર્થીએ સહભાગી થશે આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવાનો અને બાળકોને રમત ગમત અંગે પ્રોત્સાહિત કરવાનો અને આરોગ્યપૂર્ણ આહાર અંગે જાગરૂકતા કેળવવાનો છે રાષ્ટ્રમંડળ સંસદીય પરિષદનું અધિવેશન યુગાન્ડા ખાતે યોજાઇ ગયું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમાં ગુજરાતના પ્રતિનિધી તરીકે હાજરી આપી હતી ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર અને શ્રી વિવેકભાઈ પટેલ પણ તેમાં જોડાયા હતા

ચર્ચા દરમિયાન મંચ ઉપરના ત્રણ પેનલ મેમ્બર તરીકે શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ચર્ચા દરમિયાન અનેક પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા

પ્રેસ ઇન્ફોરમેશન બ્યુરો ના અધિક મહા નિર્દેશક શ્રી ધીરજ કાકડિયા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠક માં કેન્દ્ર સરકાર ના લોકકલ્યાણ ના કાર્યક્રમો ની માહિતી ના મહત્તમ પ્રચાર પ્રસાર અંગે ચર્ચા વિચારણા થઇ હતી કમિટી ના અધ્યક્ષ શ્રી કાકડિયા એ જણાવ્યું હતું કે સરકાર ના ફ્લેગ શિપ કાર્યક્રમો ઉપરાંત જાહેર ક્ષેત્રના એકમો તેમના સામાજિક જવાબદારી ના કાર્યક્રમો ના પ્રચાર પ્રસાર માટે પણ માહિતી પ્રસારણ મંત્રાલય ના વિવિધ મીડિયા એકમો નો લાભ લઇ શકે છે

વિંગ કમાન્ડર પુનિત યદ્વા ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણી સહીત માહિતી પ્રસારણ મંત્રાલય ના વિવિધ મીડિયા એકમો ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ત્રણ ગામોમાં ગઇકાલે ભૂકંપના આંચકા નોંધાયા છે

મી દૂર નોંધાયું છે ઓડિશામાં ભુવનેશ્વર ખાતે યોજાયેલી સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતને કાંસ્ય ચંદ્રક મળ્યો છે ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીઝ ટુર્નામેન્ટમાં જી ટી યુ ની ટીમ ભાગ લેવા ભુવનેશ્વર ગઈ હતી જ્યાં તેમણે ત્રીજુ સ્થાન મેળવ્યું છે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નવીન શેઠ દ્વારા વિજેતા ટુકડીને અભિનંદન અપાયા છે તથા કોય અને મેનેજરની મહેનતને પણ બિરદાવી છે

વિજય હઝારે ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચમાં વડોદરાએ મહારાષ્ટ્ર સામે જ્યારે ગુજરાતે સર્વિસેસ સામે વિજય મેળવ્યો છે

મહારાષ્ટ્રના એમ એમ